દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરમાં માસ્ક કે ફેસકવર નહી પહેરનાર નાગરીકો માટે ટેકનોલોજીના માધ્યમથી ઇ ચલણ આપવાની શરૂઆત કરી

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો વધતા આ બેઠક મહત્વની છે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત પછીથી મુખ્યમંત્રીઓની સાથે થનારી આ છઠ્ઠી બેઠક હશે હાલમાં દેશમાં પાંચમો તબકકો ચાલી રહથો છે અને આ તબકકામાં આગળની સરખામણીએ ઘણી સવલતો આપવામાં આવી છે દેશમાં અનલોક વન યાલુ છે અને તેના અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકારોને આર્થિક ગતિવિધીઓને પ્રોત્સાફન આપવા માટે વ્યાપારના પ્રતીષ્ઠાનોને છુટ આપવામાં આવી છે

બીએસએફ ડાયરેકટર નરલ કચ્છની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે બીએસએફ તથા ઇન્ડો તિબેટન ફોર્સના મહાનિયામક સુરજીતસિંહ દેશવાલે આજે ભુજમાં પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે કચ્છ સરહદની સુરક્ષા દેશની સુરક્ષા માટે અતિ મહત્વની છે તથા સાથે જ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવા ભારતીય સેન્ય સક્ષમ હોવાનો હંકાર પણ તેમણે કર્યો હતો શ્રી દેશવાલ ત્રણ દિવસ દરમિયાન કચ્છની બીએસઅફની આઉટ પોસ્ટ ઉપર જવાનો સાથે રહયા હતા અને વિપરીત સંજોગો વચ્ચે પણ કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનોનો જુસ્સો બુલંદ છે તેમ જણાવ્યું હતું કચ્છમાં દરિયાઇ રસ્તે થઇ રહેલી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા બીએસએફ સક્રીય છે તેમજ સ્થાનિક એજન્સીઓ સાથે પણ સંકલન સારૂ હોવાનું શ્રી દેશવાલે કહ્યું હતુ

સ્માર્ટ સીટી મિશન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટસના અમલીકરણ માટે એસપીવી સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લી ધ્વારા ટેકનોલોજીના માધ્યમથી જાહેર સ્થળો પર માસ્ક અથવા ફેસ કવર નહી પહેરનારા નાગરીકો સામે દંડનીય કાર્યવાઠી કરવા એક અનોખી પહેલ હાથ ધરાવમાં આવી છે અમદાવાદ ડેવલપમેન્ટ લી ના સેફ એન્ડ સિકયોર અમદાવાદ પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ ટ્રાફીક જંકશન તથા જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ કેમેરાની મદદથી જાહેર માર્ગો પર માસ્ક કે ફેસ કવર પહેર્યા વગર નીકળતા નાગરીકોની ઓળખ કરી તેમને બસ્સો રુપિયાનું ચલન ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ માટે નાગરીકોના વાહનની નંબર પ્લેટ પરથી જે રીતે ટ્રાફીક વાયોલેશન માટે ઇ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે તે રીતે માસ્ક કે ફેસ કવર નહી પહેરનાર નાગરીકોના વાહનની નંબર પ્લેટ પરથી તેઓની ઓળખ કરીને ઇ ચલન ઇસ્યુ કરવામાં આવે છે

આકાશવાણી સાથેની વાતચીતમાં અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તીએ જણાવ્યું કે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસવાની પરિસ્થિતિ અનુકળ છે

હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ ગુજરાતક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઇકાલે અને આજે સવારે પણ પ્રિ મોનસુન વરસાદ થયો હતો

કચ્છીના નખત્રાણામાં પવન સાથે વરસાદ થયો હતો અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે ઝાપટાં પડ્યા હતા

કેટલીક જગ્યાએ ચેકડેમો છલકાયા છે ડાંગ જિલ્લાના આહવા ખાતે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો આહવા સહિત બોરખેત ઘોઘલી નીલસાકિયા ગોંડલ વિહિર બોરખલ યીંયલી ગડદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ને પગલે વીજળી ડૂલ થઈ ગઈ હતી આ સાથે ગિરિમથક સાપુતારા સહિત તેની તળેટી વિસ્તાર સહીત માલેગાંવ ગલકુંડ બારીપાડા અને માલુંગા માં વરસાદ ખાબકથો હતો જ્યારે સુબીર અને વઘઇ માં પણ રાત્રે દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી હતી મોડાસા માલપુર અને બાયડમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો મેઘરજમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે હળવો પવન કુંકાયા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

મહેસાણા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો

છોટા ઉદ્દેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ થયો છે રોજીયા ગામે ખેડૂતના ખેતરમાં વીજળી પડતા બે બળદના મોત થયા છે

રાજપીપળામાં ગઇ રાત્રે કડાકાભેર ગાજવીજ સાથે તોફાની વરસાદ થઘો હતો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈગયા હતા જોકે રાજપીપળામાં અને આજુબાજુના પંથકમાં ખેતીલાથક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અમરેલીના કુંકાવાવ નાકા પાસે વરસાદી પાણી ભરાતા વાહનયાલકોને મુશ્કેલી પડી રહી છે

ગીરકાંઠાના દલખાણીયા ચાંચય અને પાણીયા સહિતના ગામોમાં વરસાદ પડચો હતો ગીરકાંઠાના વિસ્તારોમાંથી નીકળતી શેત્રંજી નદીમાં પહેલીવાર પૂર આવયુ વરસાદ પડવાથી ખોડિથાર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે બીજી તરફ ગીરના કાંઠા વિસ્તારોમાં મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી

ભરૂય જીલ્લામાં ગઇકાલે રાત્રે પવન સાથે ધોધમાર વરસાદના ઝાપટાએ જીલ્લાના નવ તાલુકાઓને ભીંજવી દીધા હતા ભરૂય સફીત નવ તાલુકાઓમાં આઠ ઇંચ વરસાદ થયો હતો અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ્ ખોરવાયો હતો

જયારે ત્રણ લોકોના મોત થયા છે સાથે જ આજે કુલ છ દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે

જયારે વધુ સાત કેસ પોઝીટીવ આવ્યા છે

ગીરસોમનાથ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ઉનાના દેલવાડાથી નોંધાયેલ આ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની છે

તાપી જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા કુલ કેસનો આંકડો સાત થયો છે

પંચમહાલ જિલ્લામાં આજે હાલોલ અને ગોધરામાંથી વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે આણંદ જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાથો છે પંચમહાલ જિલ્લામાં આજે હાલોલ અને ગોધરામાંથી વધુ પાંય પોઝીટીવ કેસ નોંધાયા છે આણંદ જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

પાટણ શહેરના કોરોના પોઝીટીવ કેસોની સાથે કોરોનાથી થતા મૃત્યુનો દર પણ વધીને દસ ટકા થયો છે

ભરૂય જીલ્લામાં પણ આજે વધુ યાર લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે બે પોઝીટીવ કેસ નોંધાયા છે